તાવ ડાયાબીટીસ

સંઘ અને વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કાર્યકર્તાઓ મળીને ચિંતન કરતા હોય છે

જિલ્લામાં કુલ સાત તાલુકા આવેલા છે જેમાં સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુન્ડા તાપી કિનારે આવેલ છે પરંતુ આ વિસ્તારો ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે સિંચાઈની સુવિધાથી વંચિત રહ્યા છે

યોજનાના લાભાર્થી ભરતભાઈ ગામીતે આ યોજનાથી ખુશી વ્યક્ત કરી

કચ્છનાં આ ખડીર બેટ પર નાના મોટા દસથી બાર જેટલા ગામડાઓ આવેલા છે જયાં વિશ્વવિખ્યાત હડપ્પા સંસ્કૃતિનું નગર ધોળાવીરા આવેલુ છે પાંચ હજાર વરસ પહેલા અહી વસ્તા લોકો કઇ રીતે પાણીનો સંગ્રહ કરતા હશે તેમાંથી પ્રેરણા મેળવી આ વિસ્તારના લોકો ડેમ તળાવો બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે કેમ કે આ વિસ્તાર પૂર્ણપણે વરસાદ આધારીત છે અહીં કોઇ પાણીના બીજા સોર્સ ન હોવાથી લોકો ખેતી માટે વરસાદી પાણીનો સંગ્રહ કરીને શિયાળામાં રવિપાક તરીકે જીરૂના વાવેતર કરેછે અહીની આબોહવા જીરૂને માફક હોવાથી ઓછા પ્રમાણમાં દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ લોકો કરે છે અને જીરૂનો સારો ઉતારો મેળવી સારા ભાવ પણ મેળવે છે

હોળી એસ ટી હોળીના તહેવારને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા સુરત અને અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની બસો દોડવાશે

હોળી ધૂળેટી ના તહેવાર માં મોટી સંખ્યા માં પર્યટક અહી પહોંચવાની ધારણા હોવાથી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી ને પ્રવેશબંધી ફરમાવી છે

એક ટ્વીટ સંદેશમાં કેન્દ્રીય વહાણવટા રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં જલમાર્ગ પરિવહનને પ્રોત્સાહન આપવા બદલ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આભાર માન્યો છે